બેઠક સીએમ આવતીકાલે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે જેના ભાગરૂપે અગાઉ મોરબી અને રાજકોટ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નવીન ધનવંતરી રથમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની નિરીક્ષણ પણ કર્યું હતું એનેક્સિ અમદાવાદ ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજિત ધનવંતરી સંજીવની રથ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ શ્રમ અને કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ રેમડીસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગૌહતીથી એર લિફ્ટ કરીને સુરત પહોંચાડવામાં આવી રહ્યા છે

પાટીલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે સુરતમાં જરૂરિયાતમંદ લોકોને રેમડીસીવર મફતમાં આપવામાં આવશે આ જાહેરાત બાદ આજે સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી

વેપારીઓ દુકાનદારો લારી ગલ્લા શાકભાજી વાળા તમામનો કોરોના ટેસ્ટિંગ થશે

માસ્ક નહીં તો વેપાર નહીં એ સૂત્રને યાદ રાખી વેપાર કરવા અનુરોધ કર્યો હતો

રાજ્ય વાહનવ્યવહાર નિગમ એસટીની ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી મહારાષ્ટ્રમાં જતી બસને હાલ બંધ કરી છે લોકલ બસ તેમજ અન્ય જિલ્લામાં જતી કે આવતી બસને સંપૂર્ણ સેનેટાઇઝ કરી ત્યારબાદ ધોવામાં આવી રહી છે મુસાફરો બસમાં ચઢતી વખતે થર્મલ ગનથી સ્ક્રીનિંગ કર્યા બાદ મુસાફરોને બેસાડવામા આવે છે

સ્ટેશન પ્લેટફોર્મ પર માત્ર ટીકીટ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે ઝાંઝરી ઘોધ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ ઝાંઝરી મંદિર તથા ઝાંઝરી ધોધ ઉપર પર્યટકોનો પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે